એસ ટી

તેમણે કહયું કે માતા બાળકને એકવાર જન્મ આપે છે પરંતુ ડોકટર કેટલીયવાર જીંદગી બક્ષે છે પ્રધાનમંત્રીએ કહયું કે ડોકટર લોકોના પ્રાણ બચાવે છે પરંતુ આપણે કયારેય તેનું ઋણ ચુકવી શકતા નથી તેમણે કહયું કે આ દરેક નાગરીકનું કર્તવ્ય છે કે દેશ માટે પોતાની સેવા આપનારાઓનું સન્માન કરે

વેકૈયા નાયડુએ આજે ડોકટર્સ ડે એટલે કે રાષ્ટ્રીય તબીબ દિવસ નિમિત્તે જાણીતા ડોકટર અને પશ્ચિમ બંગાળના પુર્વ મુખ્યમંત્રી ડોકટર બિધાન ચંન્દ્ર રોયને શ્રધ્ધાંજલી અર્પણ કરી શ્રી નાયડુએ એક ટવીટમાં જણાવ્યું કે ડોકટર બી સી

કેન્દ્ર દિશાનિર્દેશ કેન્દ્ર સરકારે અનલોક બે ના જાહેર કરેલા દિશા નિર્દેશો અનુસાર આજથી કન્ટેન્ટમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં છુટછાટ અમલી બનાવી છે

કેન્દ્રીય ગૃહમંત્રાલયે જણાવ્યું કે આ દિશાનિર્દેશો રાજયોથી પ્રાપ્ત થયેલા સુચનો સંબંધિત કેન્દ્રીય મંત્રાલયો સાથે પરામર્શ કરીને તૈયાર કરવામાં આવેલ છે જો કે કેન્દ્રિય ગૃહમંત્રાલયે રાજય સરકારોને કોરોના સંક્રમિત વિસ્તારોને સ્પષ્ટરૂપે જણાવવા પણ કહ્યું છે જેથી કોરોનાના ચેપને વધતો અટકાવી શકાય આવા વિસ્તારોમાં માત્ર જરૂરી કામકોની જ પરવાનગી આપવામાં આવશે જે તે રાજયમાં સંક્રમિત વિસ્તારની દેખરેખ રાજય સરકારે રાખવાની રહેશે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ કોરોના સંક્રમિત વિસ્તારોમાં યોગ્ય દિશાનિર્દેશોનું પાલન થાય છે કે કેમ તે અંગે ખાસ નજર રાખશે

દરમિયાન ભારતીય આર્યુવિજ્ઞાન અનુસંધાન પરિષદ આઈ

નાગાલેન્ડ કેન્દ્ર સરકારે આગામી છ મહિના માટે નાગાલેન્ડને અશાંત વિસ્તાર તરીકે જાહેર કર્યો છે ગૃહમંત્રાલયે ગઇકાલે જાહેર કરેલા જાહેરનામા મુજબ કેન્દ્ર સરકારનું માનવું છે કે સમગ્ર નાગાલેન્ડ અશાંત અને ભયંકર સ્થિતિમાં છે અને નાગરિકીની સુરક્ષા માટે સશસ્ત્ર દળોનો ઉપયોગ કરવો જરૂરી છે

આ પ્રચંડ વિસ્ફોટ પાવર પ્લાન્ટનાં બીજા યુનિટમાં થયો હતો ગૃહમંત્રી અમિત શાહે આજે નેવેલી પાવર પ્લાન્ટની સ્થિતિની સમીક્ષા કરીને અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકો અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી હતી મહત્વનું છે કે ગૃહ્મંત્રીએ ટિવટ કરીને જણાવ્યું હતું કે તેમણે તમિલનાડુના મુખ્યમંત્રી સાથે આ ઘટના અંગે વાત કરીને શકય તમામ મદદ કરવાનું પણ આશ્વાસન આપ્યું છે

એસ ટી

એસ ટી

ચાલુ નાણાકીય વર્ષની પ્રથમ ત્રિમાસિકમાં જી

અમારા સંવાદદાતાના જણાવ્યા મુજબ હજુ પણ કેટલાક કરદાતાઓ દ્વારા મે અને જૂન મહિનાનું વિવરણ આપવાનું બાકી છે

એસ ટી યુકવનારાઓ માટે છૂટછાટની જાહેરાત કરવામાં આવી છે જેમાં જી એસ ટી આર થ્રી બી ફોર્મ માટે વધુમાં વધુ પાંચસો રૂપિયા લેટ ફીમાં રાહત આપવામાં આવી છે

પ્રધાનમંત્રીએ કહ્યું કે દેશની વિશાળ વસતી માટે રસીકરણ અને સારવારની વ્યવસ્થા સાથે જ આ પ્રક્રિયામાં સામેલ હોય તેવી વિવિધ એજન્સીઓ વચ્ચેના સમન્વય અને તેમની ભૂમિકા ઉપર ધ્યાન આપવું જરૂરી છે આ રાષ્ટ્રીય પ્રયાસમાં ખાનગી ક્ષેત્ર અને નાગરીક સમાજ બંનેએ ભૂમિકા અદા કરવી પડશે પ્રધાનમંત્રી મોદીએ રાષ્ટ્રીય પ્રયાસના માળખાગતન ચાર માર્ગદર્શક સિધ્ધાંત આપ્યા હતા જેમાં તેમણે પ્રથમ નબળા સમુહોની ઓળખ કરવા અને શરૂઆતમાં તેમને રસીકરણની પ્રાથમિકતાને ધ્યાનમાં લેવા જણાવ્યું હતું જેમાં ડોકટર નર્સ આરોગ્ય કર્મચારી તબીબી સેવા સિવાયની સેવાઓ સાથે જોડાયેલા આગવી હરોળના કોરોના યોધ્ધા અને સામાન્ય જનતાનો સમાવેશ થાય છે બીજા સિધ્ધાંતમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે સમગ્ર પ્રક્રિયાની દેખરેખ નિયત સમયમાં થવી જોઇએ શ્રી મોદીએ વ્યાપક રૂપે ઉપલબ્ધ ટેકનોલોજી વિકલ્પોના મુલ્યાંકન કરવા અંગે પણ અધિકારીઓને નિર્દેશ આપ્યા જેથી બધા માટે સમયબધ્ધ રીતે રસીકરણનો રાષ્ટ્રીય પ્રયાસ સંભવ બની શકે પ્રધાનમંત્રીએ નીર્દેશ આપ્યો કે વ્યાપક રસીકરણ માટે એક વિસ્તૃત યોજના તાત્કાલિક ોધરણે બનાવવાની આવશ્યકતા છે